પોરબંદર દિવ તથા વેરાવળની દરિયાઈ પટ્ટીમાં જમીન સાથે વાવાઝોડાની ટક્કર થવાની હોવાથી ત્યાં રાહત બચાવનો ચૂસ્ત બંદોબસ્ત કરાયો છે

દરિયાથી જમીન સુધી પહોંચતા પવનની ગતિ મંદ પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે મહા વાવાઝોડા સામે સલામતીભરી વ્યવસ્થા ગોઠવવા તંત્ર કામે લાગ્યું છે કેન્દ્ર સરકાર આ મુદ્દે રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું

ગુજરાત સીમા સુરક્ષા દળ બીએસએફના વડા આઈજી જીએસ મલિક ગઈકાલે કચ્છ પહોંચ્યા છે અને મહા વાવાઝોડા જેવી આફતમાં જનતાને મદદરૂપ બનવા બીએસએફની કુમક તૈયાર હોવાનું જણાવ્યું છે જિલ્લા મથક ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલતા શ્રી મલીકે કહ્યું હતું કે કચ્છમાં દરિયાઈ તથા રણકાંઠાની સરહદો પર ચોકી પહેરો ચુસ્ત બનાવાયો છે રાહત બચાવ કામગીરી માટે નોકાદળ તથા તટરક્ષકદળના જહાજ તથા હેલીકોપ્ટરની કુમક તૈયાર રખાઈ છે તો હવાઈ દળનો કાફલો પણ ગમે તેટલી વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે

આ બેઠક અંગેની વિગતો આપતા કચ્છ કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે આમ તો કચ્છ ઉપર કોઈ જોખમ નથી છતાં વાવાઝોડું દરિયામાં ગમે તે કાંટે ફંટાઈ શકે છે કચ્છનો દરિયાઈ વિસ્તાર મોટો હોવાથી કોઈ બેદરકારી પાલવે તેમ નથી જિલ્લાના તમામ મામલતદારો વનતંત્ર વીજતંત્ર જેટકો માર્ગ મકાન વિભાગ મત્સ્ય વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓને સ્થિતિને પહોંચી વળવા તેયારી રાખવા સૂચના આપવામાં આવી હતી બંદરિય જખૌ કાંઠે દરિયો ખેડવા ગયેલી તમામ બોટો પણ પરત કાંઠે આવી ગઈ છે આશતોષ અંતાણી કુચ્છઃ વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની અસરને કારણે કચ્છ જિલ્લામાં ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ થયો હતો સરહદી લખપત તાલુકાના દયાપરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો ઉપરાંત દોલતપર વિરાણી ઘડ્લી માતાનામઢ સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો ગઈકાલે ભારે વરસાદના કારણે દયાપરનું તળાવ ફરી ઓવરફલો થયું હતું તળાવ ઓગનતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થવા સાથે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી વાવાઝોડાના લીધે માવઠાંની અસરથી ધરતીપુત્રો વધુ એકવાર ચિંતિત બન્યા છે અને પાકને નુકશાન થવાની સંભાવના છે

ગ્રહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બાબતનું એલાન કરતા કહ્યું છે કે ગ્રુજરાત જેવા સરહદી રાજ્ય માટે ત્રાસવાદ અને સંગઠીત ગુનાખોરી રોકવા આવો કાયદો જરૂરી હતો તેમણે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતને આવો અલગ કાયદો મળતા પોલીસ તંત્રને વધુ સત્તા મળશે જેના લીધે રાજ્યની સુરક્ષા પણ વધશે આ કાયદા હેઠળ નોંધાયેલા કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટ શરૂ કરવાની સત્તા રાજ્યને મળી છે સંગઠીત ગુનાખોરીના ઉપજમાંથી હસ્તગત કરેલી મિલકતને ટાંચમાં લેવાની સત્તા પણ આ કાયદા હેઠળ રાજ્યને મળી છે